ગઇકાલે રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા ધ્વારા આ જાહેરાત કરાઇ હતી એક સત્તાવાર અખબારી યાદી મુજબ આ ઝુંબેશ માટે તમામ પોલીસ સ્ટેશન એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ અર્થાત માનવ તસ્કરી નિયંત્રણ શાખા પોલીસની વિવિધ શાખાઓ જેમ કે સીસીબી ડીસીબી પીસીબી અને એસઓજી અને ગુમ થયેલા માટેની વિશેષ શાખાનો સમાવેશ કરાયો છે ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે પોલીસ અધિકારીઓને આ ઝ઼્રંબેશ દરમિયાન બાળસંભાળ કેન્દ્રોની મુલાકાત લેવા કહયું છે

આ અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી સરપંચો સાથે ઈ રાત્રી સભા કરશે આવતીકાલે ગામના સરપંચ દ્વારા શ્રમદાનની પ્રવૃત્તિથી ગામને પ્લાસ્ટીક મુકત બનાવવા પ્લાસ્ટીક એકત્રીત કરવામાં આવશે

ડી એફ પ્લસ જાહેર કરાશે

ચેરમેનપદે દિલ્ફીના ડોક્ટર પ્રદીપ દવેની નિમણૂક કરવામાં આવી છે

નવીન શેઠ અને સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રીમતી પૂનમબહેન માડમની રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે આ અંગે ડોક્ટર નવીન શેઠે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં એઈમ્સની ફાળવણી કરી છે જે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુબજ આનંદની વાત છે આરોગ્ય સંબંધિત સમસ્યાઓને કારણે જે તકલીફો પડી રહી હતી તે હવે ભૂતકાળ બનીને રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર વાસીઓને અમદાવાદ દિલ્ઠી કે મુંબઈ સુધી ગંભીર બીમારીઓ માટે લાંબા થવું પડતું હતું તે થવું પડશે નહીં અને તમામ પ્રકારની સારવાર રાજકોટ ખાતે મળી રહેશે

નવીન શેઠ સહિત પ્રો વિજ્યાલક્ષ્મી સક્સેના ડો વિજય ચૌથાવાલે ડો જીતેન્દ્ર અમલાની ડો રાકેશ કોચર અને ડો ઈલા દેસાઈની પણ નિમણૂક કરવામાં આવી છે

ઉપરાંત ગુજરાતી ભાષામાં કોરોના અંગે જાગૃત્તિ ફેલાવવા માટે પણ કામગીરી કરશે

શ્રી ભાલકાતીર્થના દર્શન તેમજ કૃષ્ણ જન્મ ઉત્સવના દર્શન ટ્રસ્ટની વેબસાઇટ ફેસબુક ટ્વીટર અને યુ ટ્યુબ પરથી લાઇવ દર્શન કરાવવામાં આવશે સોમનાથ મંદિરમાં સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે સોમનાથ દર્શન માટે ટ્રસ્ટની વેબસાઇટ પરથી દર્શન સ્લોટ સમયનું બુકિંગ કરાવીને જ આવે તેમજ દર્શનાર્થે આવે ત્યારે પણ સરકારની ગાઇડલાઇનનું યુસ્તપણે પાલન કરે

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ બહેનોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે બહેનો સ્વરોજગારી મેળવીને આર્થિક રીતે સક્ષમ બને તે માટે મિશન મંગલમ યોજના દ્વારા અનેક સહાય પુરી પાડવામાં આવી રહી છે આજે ગુજરાતની લાખો બહેનો સખી મંડળમાં જોડાઈને બેંકિગ સુવિધાનો લાભ લઈને ગૃહ ઉદ્યોગ થકી સારી એવી આજીવિકા મેળવી રહી છે જે દર્શાવે છે કે ગુજરાત મહિલા સશક્તિકરણની દિશામાં શ્રેષ્ઠ ગતિ સાથે આગળ વધી રહ્યું છે